ગાંધીનગરમાં પાટીદાર વેપાર પરિષદ જ્યારે અડાલજમાં બ્રાહ્મણ વેપાર પરિષદ ખુલ્લી મુકાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નગરો મહાનગરોમાં ફલાયઓવર બ્રિજ આંતરમાળખાકીય વિકાસના કામો રસ્તાના કામો તેમજ રેલ્વે અંડરબ્રિજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આવા વિરાટ વ્યક્તિત્વની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં પોતે ખૂબ ધન્યતા અનુભવે છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્ર અને સમાજનું ગૌરવ છે

આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું કે વિશ્વના પડકારોને ઝીલી શકે તેવી જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીથી સજ્જ સમાજ શક્તિના નિર્માણનું કાર્ય આવા પ્રકારની સમિટના માધ્યમથી જ થઇ શકે યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવામાં આ સમિટ ઉપકારક બનશે તેમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે યુવાનોને રોજગારી આપવી એ સરકારની પ્રાથમિકતા છે અને રહેશે આ વર્ષે પાંત્રીસ ફજારથી વધુ નોકરીની તકો ઉપલબ્ધ થશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સમિટમાં જણાવ્યું કે સરકારની હકારાત્મક ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત વિશ્વમાં એક સો બેતાલીસમાં ક્રમેથી બોતેરમાં ક્રમે પહોંચ્યું છે ત્રિ દિવસીય ગ્લોબલ પાટીદારી બિઝનેસ સમિટમાં બિઝનેસ ક્ષેત્રે યુવાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે જેમાં જાણીતા વક્તાઓ પોતાના વિયારો રજુ કરશે ગાંધીનગર નજીક અડાલજ ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ બેનો આરંભ થયો છે સમિટનો આરંભ કરવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આદિ અનાદિકાલથી બ્રાહ્મણ સમાજે હંમેશા પોતાની જ્ઞાન સંપદાથી સમાજ નિર્માણનું જ કાર્ય કર્યું છે દેશની સંસ્કૃતિ અને ધરોહર બ્રાહ્મણોના તપ સમપર્ણ અને નિષ્ઠાથી ટકી છે શ્રી રૂપાણીએ જણાવ્યું કે બદલાતા સમય સાથે બ્રાહ્મણ સમાજે પણ વિયારસરણી બદલીને હવે રોજગાર વ્યાવસાય ઉદ્યોગો ક્ષેત્રે પદાર્પણ કર્યુ છે

આ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રના પાંચસો બોતેર વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અમરેલીના જાફરાબાદ તાલુકાના મિતીયાળા ગામે મૂળ પથ રેખા ઉપર આઠ કરોડ રૂપિયા ના ખર્ચે નિર્માણ થનાર બંધારા માટે મંજૂરી આપી છે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે જાફરાબાદના આ ચાર ગામના ગ્રામજનોની મિતીયાળા બંધારા માટેની લાંબા સમયની માગનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ

આ મિતીયાળા બંધારાને પરિણામે જાફરાબાદ અમરેલીના આ ગામોમાં દરિયાઇ ખારાશ આગળ વધતી અટકશે

અમદાવાદના સાબરમતી રિવરફન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ફ્લાવર શોનું ઉદ્વાટન કરશે

આ ફ્લાવર શોમાં રંગબેરંગી દેશી વિદેશી ફ્લોથી બનેલા સ્કલ્પચર દર્શાવાશે

આ ઉપરાંત સંજીવની પહાડ સાથે ઉડતા હનુમાનજી રમતગમતને પ્રાધાન્ય આપતા વિવિધ રમતોના સાધનોમાં સ્કલ્પસર સહિત અનેક આક્રર્ષણો છે આ ફ્લાવર શો માટે પહેલી વખત મોબાઇલ એપથી ફીમાં પાર્કિંગ બુક થશે ઇ ટિકિટ મેળવ્યા પછી પાર્કિંગનું ખાલી સ્થળ પસંદ કરવાનું રહેશે આજે આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ છે

ત્યારથી આજનો દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજ્યભરમાં આજે પ્રજ્ઞયક્ષ્ણઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે

જે મુજબ આજે સાંજે પ્રાદેશિક સમાચાર અંધજન મંડળના યાહ્યા સપટ વાલા વાંચશે આણંદની એન

પટેલ આર્ટસ કોલેજમાં ગુજરાત ઇકોનોમિક એસોસીએશનના સુવર્ણજ્યંતિ મહોત્સવ નિમિતે રાષ્ટ્રીયકક્ષાની પરિષદનો પ્રારંભ થયો છે આણંદ જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાષ્ટ્રિય પરિષદનો પ્રારંભ કરાવતા કોલેજ ના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઇ પટેલે જણાવ્યું કે અર્થશાસ્ત્રીઓ તૈયાર કરવાનું કામ શૈક્ષણિક સંસ્થાએ કરવાનું છે અર્થશાસ્ત્રનો નવો અભિગમ અપનાવતાં વિદ્યાર્થીઓને ઇકોનોમીક ઇંગ્લીશનું જ્ઞાન આપવું જરૂરી છે

આખું ગુજરાત શીત લહેરનો અનુભવ કરી રહ્યું છે તેવામાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે શીતલહેરની સૌથી વધુ અસર રાજકોટ અને કચ્છમાં અનુભવાશે સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં રાત્રિનું તાપમાન ઘટતા ઠંડકનું પ્રમાણ વધી જાય છે

અમદાવાદ અને જુનાગઢ સહિત ના સ્થળે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હિટરની વ્યવસ્થા કરવામાં આવી છે તો આમ આદમી પણ તાપણું કરીને ઠંડી ઉડાડતો સર્વત્ર નજરે પડે છે અનેક ગામડાઓમાં સવારની શાળાનો સમય થોડો મોડો કરવામાં આવ્યો છે